ક્રૃષિ મંત્રી શ્રી આર

ફળદુએ રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિગતો આપતાં કહ્યું કે તા

સી

આમ કેન્દ્ર સરકારના એસ

રાજ્યમાં અમદાવાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુના બનાવો અંગે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર આ ઘટના અંગે સંવેદનશીલ છે રાજ્ય સરકારના પ્રયાસોના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં બાળમૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે નવજાત શીશુની સારવાર માટે પેરામેડિકલ સ્ટાફ અદ્યતન મશીનરી સહિતની તમામ સુવિધાઓમાં ક્યાંય કચાશ હશે તો સત્વરે પૂર્ણ કરાશે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે આરોગ્ય સેવાને લગતાં બંધ પડેલા મશીનો ત્વરિત ઉપયોગમાં આવે અને સત્વરે રીપેર થાય એ માટે ટેકનીકલ સેલ ઉભું કરાશે

માં પણ અદ્યતન સુવિધાવાળા વધુ સાધનો ઉપલબ્ધ બનાવાશે

રાજ્યમાં ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ ક્ષેત્રે વધુ એક નવતર પહેલ કરાઈ છે રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા ઉત્સુક વૈશ્વિક રોકાણકારોને પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે પારદર્શી પદ્ધતિએ ઓનલાઈન જમીન શોધવા માટે મદદરૂપ થવા ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલનું ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ લોન્ચિંગ કર્યું હતું આ લેન્ડ બેન્ડ પોર્ટલને પરિણામે વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે સ્થળ અને જમીન પસંદગીની પારદર્શી અને ત્વરિત સુવિધા મળતી થઈ છે આ લેન્ડ બેન્ક રાજયમાં જીઆઈડીસી ધોલેરા એસઆઈઆર પીસીપીઆઈઆર એસઈઝેડ તેમજ પ્રાઈવેટ ઈન્ડ્સ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્ક વગેરેમાં ઉપલબ્ધ જમીનની માહિતી ઓનલાઈન પુરી પાડશે એટલું જ નહીં ઉદ્યોગ રોકાણકારોને તે સ્થળની આસપાસના ઈન્ફાસ્ટ્રકયર સુવિધાઓ જેમાં રેલ રોડ એરપોર્ટ પોર્ટ પાવર વોટર અને ગેસ ગ્રીડ નેટવર્ક તેમજ આઈટીઆઈ શાળાઓ અને હોસ્પિટલ્સ જેવી સુવિધાઓઓની ઉપલબ્ધિની પણ જાણકારી પૂરી પાડશે ગાંધીનગર નજીક જાસપુરમાં નિર્માણધીન વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશન ખાતે એનઆરઆઈ સ્નેહ મિલન અભિવાદન સમારોહ યોજાઈ ગયો આ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ ઉર્જામંત્રી સૌરભ પટેલ સહિત સમાજના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે નિર્માણધીન ઉમિયાધામ માત્ર મંદિર જ નહીં આધ્યાત્મિક સામાજિક ચેતના અને આસ્થાનું કેન્દ્ર બનશે

તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આ ફાઉન્ડેશનની ઉમદા ભાવનાને સંપૂર્ણ સહયોગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના વિકાસ કાર્યોમાં એન

સહભાગી થઈ રહ્યા છે તેમ જણાવી સૌ એનઆરઆઈનો આભાર માન્યો હતો

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નિર્ભયા કેસના યુકાદાને આવકારતા કહ્યું કે આ યુકાદો મહિલા જગતને અભય બનાવશે અને અપક઼ત્ય કરનારાઓમાં ભય વ્યાપી જાય તેવો દિશારૂપ બની રહેશે

ખાનગીકરણ બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં રાષ્ટ્રીય કામદાર સંગઠનોની આજની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં રાજ્યના બેન્ક આવકવેરા ટપાલ અને દૂરસંચાર ખાતાના કર્મચારીઓના પણ જોડાશે બંધના પગલે બેન્ક પરિવહન જેવી સેવાઓ અસરગ્રસ્ત બનવાની સંભાવના છે ગુજરાત ફેડરેશન ટ્રેડ યુનિયન દ્વારા અમદાવાદ મહારાણા પ્રતાપ કોમ્પ્લેક્સ ખાતેથી રેલી યોજાશે

આ પતંગ મહોત્સવમાં જૂદા જૂદા દેશોના તેમજ બારત સહિત ગુજરાતના પતંગબાજો ભાગ લેશે દેશ વિદેશના પતંગબાજો અવનવા પતંગો સાથે આકાશને રંગબેરંગી કરશે

આ અંગે વિગતો આપતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી

લહેરીએ જણાવ્યું કે કૈલાસ પરિવાર દ્વારા અખિલ ભારતીય સ્તરે સૌપ્રથમ આયોજન થઈ રહ્યું છે કે જ્યાં સમગ્ર દેશનાં રાજ્યોમાંથી કૈલાસ માનસરોવરની યાત્રા કરી હોય તેવા શિવભક્તો ભેગા થશે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ કરશે બીજા દિવસે કેલાસ માનસરોવરની પ્રતિકૃતિ ઊભી કરીને ત્યાં મહાઆરતી થશે અને સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલની ભજન સંધ્યા સાથે બે દિવસીય કાર્યક્રમની પૂર્ણાહ્તિ થશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે

અજમેર પાલનપુર રૂટ પર નોન ઇન્ટરલોન્કિંગ કાર્યને કારણે રાજકોટ મંડળની કેટલીક ટ્રેનોની અવરજવર પર અસર પડશે ભીમાના માવલ સ્ટેશનો વચ્ચે પેચ ડંબલિંગના કારણે કેટલીક ટ્રેનો રદ કરાઈ છે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાઈ છે